જેને સંબોધન કરતાં ભુતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સુરેશ પ્રભુએ જણાવ્યુ હતું કે માનવીય જીવન સાથે જોડાયેલા તમામ ક્ષેત્રોમાં કોરોના ના કારણે આગામી દિવસોમાં લાંબા ગાળાની અસરો થનાર છે ત્યારે તેને નિવારવા વિશેષ ઉપાયો કરવા પડશે શ્રી પ્રભુએ કોરોના ની આગામી દિવસોમાં પડનાર વિપરીત અસરો અંગે જણાવ્યું હતું કે ખાસ કરીને આર્થિક ક્ષેત્રમાં તેની વિપરીત અસરો પડનાર છે મેન્યુફેક્યરિંગ ઉપરાંત જાહેર ક્ષેત્ર અને માર્કેટ સિસ્ટમ પર તેની અસરો અત્યારે જ દેખાઈ રહી છે અને આ અસરોના વિપરીત પરિણામોથી બચવા આપણે સ્ટાર્ટઅપ અને અન્ય નવતર ઉપાયો કરવા પડશે તેમણે જણાવ્યું હતું કે આર્થિક ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓનો અભ્યાસ કઈ રીતે કઈ પદ્ધતિથી કરાવવો પરીક્ષા પદ્ધતિમાં કેવા ફેરફાર કરવા તબીબી ક્ષેત્ર વાહન વ્યવહાર પ્રવાસન કૃષિ ક્ષેત્ર હોટેલ ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં પણ કોરોના ની અસર દેખાવાની છે શ્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ દેશના યુવાધનને આહવાન કરતા સ્ટાર્ટ અપ અને ઇનોવેશન ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કર્યા છે ગૌરવની વાત એ છે કે દેશના યુવાધનને અનેક ક્ષેત્રોમાં સમસ્યાઓના ઉકેલ ક્ષેત્રે સ્ટાર્ટ અપ અને ઇનોવેશન દ્વારા સંશોધન પર ભાર મૂકી જે તે ક્ષેત્રની સમસ્યાનો ઉકેલ લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે

તેમણે જણાવ્યું હતું કે જરૂરીયાત સંશોધનની પ્રાથમિક શરત છે અત્યારે સમગ્ર દેશમાં એક નવો અવકાશ સંશોધન માટે સર્જાયો છે ત્યારે સ્ટાર્ટ અપ ક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થીઓ આ પડકારને ઉપાડી લે અને પોતાના ઇનોવેટિવ સંશોધનો દ્વારા જે તે ક્ષેત્રની સમસ્યાના ઉકેલ માટે તત્પર બને તે સમયનો તકાદો છે આ વેબિનારમા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સુશ્રી અંજુ શર્મા તથા રાજ્ય સરકાર હસ્તકની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓઓ તથા અન્ય ઉચ્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

અમદાવાદના મેયર બીજલ પટેલે સવારે તેનો આરંભ કર્યો છે